પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચે છે

ફળદુએ કોંગ્રેસ સામે આક્ષેપ કર્યો છે કે એક દેશ એક બજારના નિર્ણય સામે કોંગ્રેસ ખેડૂતોના નામે રાજનીતી કરી રહી છે

એસ વિરાટ યુદ્ધ જહાજને ભાંગવા માટે દરિયામાંથી અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ લાવવામાં આવ્યું

એટલે કે પાંચ લાખથી વધુ લાભાર્થીઓને હાથ ધુઓ ઝુંબેશમાં જોડાશે આ કાર્યક્રમના સંદર્ભમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ સંકલન અને સમીક્ષા બેઠક યોજી હતી તેમણે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમનું આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું

જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અમદાવાદ શહેરના ટાગોર હોલ પાલડી ખાતે યોજાશે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં જોડાનારા લાભાર્થીઓને હાથ ધોવાના તબક્કા સમજાવાશે તેમજ સ્વચ્છતા જાળવવા માટેની કિટ અપાશે

પરંતુ વિકસીત સમયમાં જે ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરવો ફશે એ કરીને તેનો માલ સીધો દેશના અન્ય રાજયોમાં વેચી શકશે જેના પરિણામે ખેડૂતોનું ટ્રાન્સપોર્ટેશન ઘટશે અને વધુ ભાવો મળશે ખેડૂતોને હાલ જે સુવિધાઓ મળે છે એ યાલુ જ રહેશે ઇ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા દેશભરમાં રાજ્યના ખેડૂતો પોતાનો માલ વેચી શકશે આ નવા કાયદાથી ટેકાના ભાવે ખરીદી બંધ થશે એવો અપપ્રચાર કોગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેનુ ખંડન કરતા મંત્રી શ્રી ફળદુએ કહ્યુ કે આ વાત તદ્દન ખોટી છે ટેકાના ભાવે ખરીદી તો ચાલુ જ રહેશે પરંતુ જે ખેડૂતોને ટેકનોલોજીના માધ્યમથી માલ ખરીદ કે વેચાણ કરવો હશે એ કરી શકશે જેના પરિણામે ખેડૂતોને ઊંચા ભાવ મળવાના જ છે દરમિયાન કેન્ન્ય સરકાર દ્વારા ક્રષિલક્ષી ત્રણ બિલીનું કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગઇકાલે ગાંધીનગરમાં રેલી યોજાઇ હતી વિધાનસભા સામે સરદાર પટેલની પ્રતિમા સામેથી કુચમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

વિરાટ યુધ્ધ જહાજને દરિયા માથી ગઇકાલે શીપબ્રકિંગ યાર્ડની ધરતી ઉપર લવાયુ હતું થૈન્ક યુ વિરાટ નામે ગઇકાલે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયા કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા અને વિભાવરીબેન દવે હાજર રહ્યા હતા અને પાકિસ્તાન સામેની લડાઈમાં ભાગ લેનાર વિમાન વાહક યુધ્ધ જહાજ આઈ

વિરાટની સેવાને સૌએ બિરદાવી હતી વહાણવટા ઉદ્યોગમાં ગુજરાતને અગ્રેસર બનાવવાની નેમ કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયાએ આ પ્રસંગે વ્યકત કરી હતી અને ઘોઘાથી દહેજ વચ્ચે યાલતી ફેરી સર્વિસ સુરત નજીક આવેલા હઝીરા સુધી લંબાવવાની જાહેરાત કરી હતી

પ્રજાકીય વિકાસ કામો પ્રજાનો અધિકાર છે

બરોડા ક્રિકેટ વડોદરા નજીક કોટંબી ગામ પાસે નવું સ્ટેડિયમ એક દોઢ વર્ષમાં તૈયાર થઈ જશે અને આગામી આઈપીએલ તે મેદાન ખાતે રમાશે

તેમણે ઉમેર્યું હતું કે ક્રિકેટ સ્ટેડિયમ માટે ગુજરાત સરકાર સાથે એમ

જા મનગર આગ જામનગરમાં સરુ સેકશન રોડ ઉપર આવેલી દસ માળની બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં શોર્ટ સર્કિટને કારણે આગથી દોડધામ મચી ગઇ હતી આગની ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતાં એક બાળકી અને એક મહિલાનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા ફાયરબ્રિગેડે વીજ પુરવઠો બંધ કરી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો

આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટા નીકળતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો